આ ઉજવણીનો પ્રારંભ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંદેશથી થયો હતો તેમણે જણાવ્યું કે યોગ લોકોને એક સાથે લાવે છે અને વૈશ્વિક ભાઇયારાનો સંદેશ આપે છે જ્યાં પરિવારમાં દરેક લોકો ભેગા થાય છે ત્યાં ઉર્જાનો સંયોગ થાય છે એકતાના બળ તરીકે યોગ કોઇ પણ ભેદભાવ રાખતો નથી તેમણે જણાવ્યું કે કોરોનાના સંકટ સમયે યાગથી રોગપ્રતિકારક શક્તિ વધારીને કોરોનાને હરાવી શકાય છે

એક ટ્વીટ સંદેશામાં તેમણે જણાવ્યું કે યોગ વિજ્ઞાનએ આખા વિશ્વને ભારત દ્વારા અપાયેલ અમૂલ્ય ભેટ છે

વૈંકયા નાયડુએ જણાવ્યું છે કે યોગ વ્યક્તિની શારિરીક અને માનસિક તંદુરસ્તીમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે આ એક વિજ્ઞાન છે જે શાંતિ અને સુમેળ પર ભાર મૂકે છે

આ વર્ષે કોરોના સંક્રમણને કારણે આયુષ મંત્રાલયે યોગ એટ હોમ યોગ વિથ ફેમીલી થીમ સાથે દેશ ભરમાં આ યોગ દિવસ ઉજવવાનું આયોજન કરેલું છે તદનુસાર મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ પણ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાનના પ્રાંગણમાં શ્રીમતી અંજલિબહેન રૂપાણી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલજી સાથે સવારે યૌગિક ક્રિયાઓ અને આસનો કર્યા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ કરીશું કોરોનાને હરાવીશું અભિયાનને સાડા છ કરોડ ગુજરાતીઓએ પ્રતિસાદ આપ્યો છે તે માટે સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ યોગ અભિયાન એ ખરા અર્થમાં જન અભિયાન બની ગયું છે યોગએ સર્વાંગી સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટેનું સમાધાન છે ત્યારે યોગથી તન મન અને ચિત્ત સ્વસ્થ્ રહે છે તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રીશ્રી એ વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રીશ્રીએ પોતાના સોશીયલ મીડિયા પ્લેટફોર્મ એફ બી પરથી યોગ દિવસ અવસરે રાજ્યના સૌ નાગરિક ભાઈ બહેનોને પ્રેરણા સંદેશ આપ્યો હતો

મુખ્યમંત્રીશ્રીએ યુવાઓને સંદેશ આપતા જણાવ્યું કે કોરોનાની મહામારીમાં આજની યુવા પેઢી યોગ કરીને નિરાશાને દૂર રાખી શકે છે જીવન એ બહ્મૂલ્ય છે સંભાવનાઓથી ભરપૂર છે મનુષ્ય તરીકે આપણી અંદર અપાર શક્તિનો ખજાનો છુપાયેલો છે ત્યારે યોગથી રોગ પ્રતિકારક શક્તિ તો વધે જ છે સાથે જ એ નિરાશાનો પ્રતિકાર પણ થાય છે અને સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે એમ તેમણે કહ્યું હતું

આ પ્રસંગે મોહનભાઈ કુંડારિયાએ જણાયું હતું કે હાલમાં કોરોનાની મહામારીને ધ્યાને લઈને સોસીયલ ડીસ્ટસિંગ જાળવીને યોગ કાર્ય હતા

સોશિયલ મિડિયાના માધ્યમથી આયુષ મંત્રાયલની સુચના મુજબ જુદ જુદા યોગાસનો કર્મચારીઓએ કર્યા હતા વિશ્વ યોગ દિવસ નિમિત્તે જામનગરમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પોતાના પરિવાર સાથે ઘરે યોગ કરીને યોગા દિવસની ઉજવણી કરી છે

પાણીમાં યોગ કરવાથી મન પણ પ્રક્રલિત થાય છે મારી સાથે રહિને કેટલાક મિત્રો પાણીમાં યોગ કરતા શીખી ગયા છે આમ તો પાણીમાં યોગ કરવું એ થોડું કઠીન છે પરંતુ મહેન્દ્રસિંહ તેમના મિત્રોને પાણીમાં યોગ કરતા શીખવી રહ્યા છે મહેન્દ્રસિંહ અને તેમના મિત્રો આ અશક્ય ને શક્ય કરવામાં સફળ નીવબ્યા છે અને કલાકો સુધી પાણીમાં રહીને આ યોગ કરી રહ્યા છે

જ્યારે મને ખબર પડી કે અમે કોરોના પોઝીટીવ છે ત્યારે મારી બધી હિંમત ખતમ થઈ ગઈ અને મને તો એમ જ થયુ કે હવે બધુ ખતમ પરંતુ હોસ્પિટલમાં આવ્યા બાદ ડૉક્ટરો અને નર્સો દ્રારા મને હિંમત અપાઇ હતી વધુમાં મુકેશભાઇ જણાવે છે કે કોરોનાથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી ખુબ જ જરૂરી છે કોરોના ચેપી બિમારી છે માટે માસ્ક પહેરો ફરજીયાત સોશિયલ ડિસ્ટસીંગ જાળવો તેમજ સરકારની અને વહિવટી તંત્રની સુચનાઓનું પાલન કરો

છોટાઉદેપુર નગરના મકરાણી મહોલ્લા માં એક વ્યક્તિ નું કોરોનાના સંક્રમણથી મોત નિપશ્યું છે

વિધ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું કુલપતિ ડૉ જે

વોરાએ જણાવ્યું હતું પરીક્ષા મુલત્વી રાખવાના યુનિવર્સિટીના નિર્ણયથી જુદા જુદા વિધ્યાર્થી સંગઠનોએ આ અંગે આનંદની લાગણી વ્યક્ત કરી આ નિર્ણયને આવકાર્યો છે ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતના પાંચ જીલ્લા પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી આ નિર્ણય લેવાયો છે

વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેથી લોકોને ઉકળાટથી રાહત મળી હતી મળતી માહિતી મુજબ સુરત પોરબંદર દેવભૂમિ દ્વારકા કચ્છ અને રાજકોટ સહિત અનેક વિસ્તારમાં હળવાશથી મધ્યમ વરસાદ નોંધાયો છે

કચ્છમાં વર્તમાન સીઝનમાં ગણતરીના કલાકોમાં આજે પહેલીવાર સૌથી વધુ વરસાદ માંડવીમાં વરસ્યો છે

પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ તોલંબિયાએ જણાવ્યું કે આ પેકેટ્સ અગાઉ મળેલાં પેકેટ્સ કરતાં થોડાંક અલગ છે અમે વૈજ્ઞાનિક પરીક્ષણ માટે સ્થળ પર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમને બોલાવી છે